રાહુલ ગાંધી દ્વારા ઓડિયો ટેપ ચલાવવાની માગ પર નાણા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે કૉંગ્રસ એક નકલી ટેપ ગૃહમાં ચલાવવા માગે છે જેની મંજૂરી ન આપી શકાય લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને તેની મંજૂરી ન આપી રાહુલે દાવો કર્યો કે આ ઓડિય ટેપ ગોવાના સ્વાસ્થ્ય મંત્રીની છે જેઓએ એક કેબિનેટ બેઠકનો ઉલ્લેખ કર્યો હતો

ઉજ્જવલા યોજનાના છ કરોડમાં લાભાર્થીને લાભ આપવા નવી દિલ્હીમાં કાર્યક્રમ દરમિયાન શ્રી નાયડુએ પેટ્રોલીયમ મંત્રાલયની કામગીરીને બિરદાવી હતી તેમણે કહ્યું કે ગરીબી નાબૂદી માટેની એ વિશ્વની સૌથી મોટી યોજના હશે

ઉપરાષ્ટ્રપતિએ આ તબક્કા કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું

આ વર્કશોપમાં શરીરના પ્રત્યેક અંગના નિદર્શન સાથે તેમાં ઉત્પન્ન થતા વિકારનાં ઉપલક્ષમાં સુક્ષ્માતિસુક્ષ્મ અભ્યાસ સાથે તેની ઓટોપ્સીનું જ્ઞાન આપવામાં આવશે તજશોની શ્રેણીમાં ગ્રાંડ મેડીકલ કોલેજમુંબઈ પેથોલોજી વિભાગનાં ભૂતપૂર્વ વડા અને હાલે ગેઈમ્સ મેડીકલ કોલેજના પેથોલોજી વિભાગનાં વડા પણ જોડાશે

એસ ટી માં રાહત આપવા તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત કચ્છને રાજધાની સાથે સાંકળતી ટ્રેન સેવા અંગે કેન્દ્રીય રેલવેમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા અનેક ચીજવસ્તુઓ ઉપર જી એસ ટી દર ઓછો કરી આમ જનતાને મોટી રાહત આપવામાં આવી હતી પરંતુ તેમાં જીવન જરૂરિયાત એવા ટિમ્બરનો સમાવેશ કરાયો નથી કંડલા ટિમ્બર એસોસીએશનના પ્રમુખ નવનીત ગજ્જરે દિલ્હી ખાતે નાણામંત્રી અરુણ જેટલીને મળીને રૂબરૂ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ટિમ્બર એ જીવન જરૂરિયાતની વસ્તુ છે લોકાને મકાનનાં બાંધકામ માટે લાકડાંની જરૂરિયાત પડે છે

એસ ટી લાગુ કરવામાં આવ્યો છે ત્યારે આમ પ્રજાને રાહત આપવા ટિમ્બરમાં પણ જી એસ ટી ઓછો કરવા અનુરોધ કરાયો હતો

રેલવેના સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે હાલ ભુજ બરેલી એક્સપ્રેસ ટ્રેન માટે ત્રણ રેક જ હતી અગાઉ ચાર રેક હતી પરંતુ રેલવે દ્વારા ઘટાડીને ત્રણ રેક કરી દેવાઈ હતી રેલવેના અધિકારીક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તર રેલવે દ્વારા હાલ આ સમસ્યા નિવારવા જ્યારે ટ્રેન મોડી પડે ત્યારે વધુ એક રેકની વ્યવસ્થા કરાય છે જેના કારણે જે તે દિવસે સમયસર ટ્રેન દોડાવી શકાય છે તાજેતરમાં ગાંધીધામની મુલાકાતે આવેલા પશ્ચિમ રેલવેના ચીફ કોમર્શિયલ મેનેજરે પણ ચોથી રેકની વ્યવસ્થા કરાઈ હોવાની બાબતને સમર્થન આપ્યું હતું

રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકાર અછતગ્રસ્ત કચ્છ જિલ્લાને મદદ કરવા કટિબદ્વ છે

નેહલ ઠક્કર ગ્રામ પંચાયત ઈ ઓળખ એપ્લીકેશન જન્મ મરણ તથા મૃત જન્મના બનાવોમાં ગ્રામ પંચાયતના તલાટીઓ દ્વારા અરજદારોને હાથ વડે લખીને અથવા અન્ય કોઇ રીતે પ્રમાણપત્ર અપાતાં હોવાનું બહાર આવતાં આવા તલાટીઓએ નવા વર્ષના પ્રારંભથી ઇ ઓળખ એપ્લિકેશન મારફતે જ પ્રિન્ટ કાઢી પ્રિન્ટેડ પ્રમાણપત્રો આપવા સરકારે જણાવ્યું છે જિલ્લામાં ઇ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર પ્રિન્ટર અને ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે

પરંતુ રી સર્વેની કામગીરીમાં જમીનના માપ અંગે અનેક ભુલો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં જમીન રી સર્વેમાં થતી હોય તો વાંધા અરજી કરવાની મુદતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે

જેના થકી જમીન સર્વેમાં આવેલી ભુલો સુધારવામાં આવશે